પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ આ કેસના બંન્ને પક્ષોએ યુ કાદાનો આદર કરવાની સાથો સાથ શાંતિના વાતાવરણને નહિ ડહોળવાની સૌને અપીલ કરી છે આશુ તોષ અંતાણી મુ ખ્યમંત્રી ગણપત યુ નિવર્સિટી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ કે આપણી માન્યતા સાંસ્કૃતિક ધરોહર અને દેશની આવશ્યકતાના આધાર પર પ્રાથમિક થી લઈને ઉચ્ય શિક્ષા પ્રણાલીથી જરાષ્ટ્ર નિર્માણ માટે સજ્જ થઈ શકાશે મુખ્યમંત્રીશ્રી અને ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મ્ફાસંઘના સાતમાં ત્રિદિવસિય અધિવેશનનો ગણપત યુનિવર્સિટીમાં પ્રારંભ કરાવતા જણાવ્યુ હતું કે શિક્ષા અને સંસ્કાર એકબીજા સાથે જોડાયેલ છે શિક્ષા દિક્ષા આપણી પરંપરા છે માત્ર શિક્ષિત નહીદિક્ષિત પેઢી રાષ્ટ્ર ચેતના સભર પેઢી જે દેશ માટે જીવી જાણે દેશ માટે મરી જાણે તેવી પેઢીનું નિર્માણ કરવામાં શૈક્ષિક મહા સંઘના આવા સફળ પ્રયાસો રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ છે મુખ્યમંત્રીએ કહ્યુ કે દેશમાં કેટલાય વર્ષો પછી પછી શિક્ષણ નિતિનું ઘડતર થઈ રહ્યુ છે આ અવસરે ગણપત યુ નિવર્સિટીના અધ્યક્ષ ગણપતભાઈ પટેલે જણાવ્યુ હતું કે આ વિશ્વ વિધાલયમાં દેશભરના ગુરૂઓના આગમન થકી આજે ભુમિ પવ્તિ બની છે તેમણે વધુ માં જણાવ્યુ કે ગુરૂના આર્શિવાદથી બાળકના ભવિષ્યનું નિર્માણ થાય છે

આ પરિક્રમા કારતક સુ દ અગિયારસથી શરૂ થાય છે જેમાં દર વર્ષે યાત્રાળુઓ પરંપરાગત રીતે શરૂ થતી પરિક્રમાના બે ત્રણ દિવસ અગાઉ ભવનાથ ખાતે પરિક્રમા શરૂ કરવા માટે આવી જતા હોય છે આ પરિક્રમા માટેની તમામ તૈયારીઓ વનવિભાગ દ્રારા પુર્ણ કરવામાં આવી છે

સુ વિધા ગિરિવર ગિરનારની ફરતે દર વર્ષે યોજાતી પારંપરિક લીલી પરિક્રમાનો પ્રારંભ થતાં યાત્રાળુઓની સુવિધા માટે કચ્છ એસ ટી વિભાગ દ્રારા પાંચ દિવસ સુધી ભુજ થી ખાસ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ અંગે માહિતી આપતા કચ્છ એસ ટી ના ઈન્યાર્જ વિભાગીય નિયામક ચંન્દ્રકાન્ત મહાજને જણાવ્યુ હતું કે ગિરિનારની લીલી પરિક્રમા માટે જવા ઈચ્છતા યાત્રિકોની સુવિધા માટે ભુજ થી વિશેષ બસ સેવા પાંચ દિવસ માટે શરૂ કરવા આવી છે

જમ્મુ કાશ્મીરમાં થયેલા હિમવર્ષાના કારણે જિલ્લામાં ઠંડીએ પોતાની પકડ મજબુ ત બનાવી છે અને જિલ્લાના તાપમાનમાં ત્રણ થી છ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે